વેકૈયા નાયડુએ દિવ્યાંગજનો સાથે કોઈપણ ભેદભાવ કર્યા વગર આદરથી વર્તન કરવા અનુરોધ કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુ ગમ ભારત પહેલ અંતર્ગત દિવ્યાંગજનોના જીવનને સરળ બનાવવા માટે ઘણા પગલા ભરવામાં આવ્યા છે તેમણે દિવ્યાંગજનોને તક મળી રહે તે માટે સાથે મળી ને પ્રયાસ કરવા લોકોને અનુરોધ કર્યો છે

રાજીવ અંજારિયાના અધ્યક્ષસ્થાને તાલુકા ટાસ્કફોર્સ મીટીંગનું આથોજન કરવામાં આવ્યું હતું

વેક્સીન આવ્યા બાદ પ્રથમ કોરોના વોરીયેર્સ ત્યાર બાદ સીનીયર સિટીજન અને કો મોર્બીડ અને પછી અન્યને રસીકરણ કરવામાં આવશે તે વિશે જાણકારી આપવામાં આવી હતી રસીકરણ માટે શહેરી વિસ્તારમાં પ્રાઇવેટ ડોક્ટર તેમજ તેમજ અન્ય સ્વૈછિક સંથાઓને સહકાર આપવા માટે અપીલ કરવામાં હતી વેક્સીન સ્ટોક માટે જરૂર પડે આઈસ ફેક્ટરી તેમજ આઈસક્રીમ શોપની મદદ લેવા જરૂરી આયોજન કરવા જણાવ્યું હતું

લાયન્સ ક્લબના પ્રમુખ રાજુભાઈ શાહ દ્વારા ભારત વિકાસ પરિષદ તરફથી ડોક્ટર તેમજ અન્ય સ્ટાફને વેક્સીવેસન સેન્ટર આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી

જે માટે ખાસ ઝુંબેશના દિવસોએ મતદાન મથકોએ જઈ બી એલ ઓનો સંપર્ક કરી ફોર્મ્સ ભરી શકાશે તેમજ યૂંટણી પંચની વેબસાઈટ પર થી ઓનલાઈન અરજી પણ કરી શકાશે તેવું જિલ્લા યૂંટણી અધિકારી અને કલેકટર કચ્છ દ્વારા જણાવાયું છે

શ્રી રામનાથ કોવિદ શ્રી ધરમપાલ ગુલાટીના પરિવારજનોને સાંત્વના પાઠવી અનેશ્રી ધરમપાલ ગુલાટી એ સમાજસેવા માટે કરેલા કાર્યોની સરાહના કરી હતી અને એમ પણ જણાવ્યું કે તેઓ ભારતીય ઉધોગજગતના ખૂબ જ જણીતા વ્યકિતઓમાંના ફતાં ધરમપાલ ગુલાટીનું આજે સવારે હદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું તેઓ અફાણું વર્ષનાં હતા